પી એસ

એસ ના અગ્રણી ઉદ્યોગકારો અને વ્યવસાયિકોને સંબોધન કર્યું હતું

ગુજરાતમાં મૂડીરોકાણની તક કેટલી ઉજળી છે તેની વિસ્તૃત માહિતી શ્રી રૂપાણીએ તેમના પ્રવયનમાં રજૂ કરી હતી શ્રી રૂપાણીએ આગ્રહ કર્યો હતો કે ગુજરાત યુ એસ ના સ્ટાર્ટ અપ સાથે મળીને બિઝનેસ ઈકોસિસ્ટમ માટે સ્ટાર્ટ અપ ઐંગેજમેન્ટ પ્રોગ્રામ શરૂ કરે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ પારિતોષિક એનાયત કરી સન્માનિત કરશે

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના ફસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે રાજ્યપાલ આયાર્ય દેવવૃતના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય મહેમાનપદે આ કાર્યક્રમ યોજાશે જેમાં કોવિડ માર્ગદર્શિકાઓનું પૂરતું ધ્યાન રખાશે તેમ પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશ જોશીની યાદીમાં જણાવાયું છે આશુતોષ અંતાણી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડઃક ચ્છઃ કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ આજે સવારે જિલ્લામથક ભુજ સ્થિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને યોજાશે આ અંગેની માહિતી આપતાં જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર બી

પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું